સિંધ સરકારમાં મંત્રી રહી ચકેલા અને કચ્છમાં નખત્રાણા ખાતે સ્થાયો થયેલા રામસિંહ સોઢાઅ નાગરિકતા વિધેયકને આવકાર આપ્યો છે એ બદલ પ્રધાનમંત્રી નરેન્દ મોદી અને ગૂહમંત્રી અમિત શાહ ને અભિનંદન આપ્યા છે તેમણે કહયું કે વિધેયક ભારતમાં આવેલા તથા સિંધમાં રહેલ અને ભારતમાં આવવા ઈચ્છતાં સા માટે માર્ગ સરળ બન્યો છે તવા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે ગઈકાલે ભુજમાં શરણાર્થીઓ સાથે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ખુશીની લાગણી વ્યકત કરી હતી

અને ખેડતો બેહાલ બન્યા છે સાબરકાંઠાની મુલાકાતે આવેલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજય સરકાર દવારા નુકશાનીનો સર્વે કરાવાશે અને અસરગ્રસ્ત ખેડૂતોનુ સર્વે બાદ પાકના નુકશાન અં ગે સહાય અપાશે એમ જણાવ્યું હતું

કચ્છ યુનિર્વસીટીમાં ક મેસ્ટ્રો અંગ્રજી સહિતના વિષયો પર થયેલા સંસોધનો માટે સશોધકોને સન્માનિત કરી શિક્ષણમંત્રો શ્રો ચુડાસમાએ કહયું હતું કે યુનિવસિટિમાં વધુમાં વધ સંશોધનો થવા જોઈએ તેમજ શિક્ષણમંત્રીએ કચ્છ યુનિર્વસીટીના પ્રશ્નોનો પણ ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી આરતી ભટ પ્રતિમાનં અનાવરણ અબડાસા પર્વ ધારાસભ્ય પૂર્વ ભાજપ પ્રમૂખ અને કચ્છ જિલ્લા સહકારો બેંકના માજીઅધ્યક્ષ સદગત નરેન્દ્રસિંહજી જાડેજાની પ્રતિમાનું આજે ભુજ ખાતે અનાવરણ કરવામાં આવ્યું શિક્ષણમંત્રી ભપન્દસિંહ ચુડાસમાએ સદગત નરન્દસિંહ જાડેજાની વિવિધ પ્રવતિઓ ને યાદકરી ભાવાંજલિ અર્પી હતી આ પ્રસંગે રાજયમંત્રી વાસણભાઈ આહોર સંસદસભ્ય વિનોદભાઈ ચાવડા ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યઅબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડજા ભુજ નગરપાલિકા ના પ્રમુખ લતાબેન સોલંકો વગેરે હાજર રહયા હતા

જે ગુજ રાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમીટેડ ગેટકો દવારા બનાવવામાં આવશે ઉર્જામંત્રી સૌરભ પટે લ અને ગહરાજયમત્રી પ્રદિપસિંહ જાડેજાએ શુભચ્છા સંદેશાઓ પાઠલ્યા હતા ચંદિયા ખાતે સબસ્ટેશન બનતા આ વિસ્તારમાં વીજ સમસ્યાના પ્રશ્નોનું નિરાકરણ આવશે

આરતી ભટ ગાંધીધામ પોલીસસંવાદ ગાંધીધામ ખાતે પોલીસ સંવાદ કાર્યક્રમમાં બોર્ડર રન્જ આઈજીપી સુભાષ ત્રિવેદોઅ કહયું હતું કે પોલીસ પર સમાજ પ્રદેશ અને દેશની સુરક્ષાની મોટી જવાબદારી રહી છે તેને નિષ્ઠાપર્વક બજાવવા અપિલ કરી હતી તેમણે લોકરક્ષણને અભયદાન ગણાવ્યું હતું શ્રી ત્રિવેદીએ પોલીસ લોકદરબારને પો લીસ સંવાદ તરીકે ઓળખવવા જણાવયું હતું

ગઈકાલે જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં કમોસમી ઝાપટાં પડયા હતા તેના લીધ હવામાનમાં આવેલ અચાનક ફેરફારથી આજે ઠડી નું મોજું તીવ્ર બનતા લોકો ઠારના લીધે ઠયા હતા અન તાપમાનનો પારો ફરી ગગડયો હતો

આજે બપોર બાદ પણ સર્ય વાદળથી ઢંકાયેલ રહયો હતો

જેમાં ગજરાતની ટીમ ભાગ લેવા જશે